આ ત્રણ દિવસની રોકાણકારોની પરિષદમાં પાંચ દેશોના વડાઓ તથા મોટી કંપનીઓના સી

ઓ

શ્રી મોદીઅ કહયું કે વસ્તુ અને સેવા કર લાગુ થવા તેમજ કર પ્રણાલીને સરળ કરવાના પ્રયાસો ન લીધે લેવડ દેવડનો ખર્ચ ઓછો થયો છે અને પ્રક્રિયાઓ વધ સચાર બની રહો છે શ્રી મોદીએ કહયું કે વ્યાપારિક ગતિવિધિઓને વધુ કુશળ બનાવવી તે તેમના સરકારની પ્રાથમિકતા છે સરકારી ખરીદ વેચાણમાં ટેકનોલોજી આધારિત લેવડ દેવડ અને ડીઝીટલ ચુકવણ આ દિશામાં લીધેલા પગલાં છે તેમણે એમ પણ કહયું કે સરકારે ઘણાં મહત્વપૂણ કદમ ઉઠાવ્યા છે અને માળખાકીય સુધારા કર્યા છે જેનાથી ભારત અને તેની અર્થવ્યવસ્થા મજબુત બનો છે તેમણે કહયું કે આ પગલાં થી વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ જેવી વેશ્વિક નાણાંકીય સંસ્થાઓનો ભારતીય અર્થવ્યવસ્થા પર વિશ્વાસ વધ્યો છે

આરંભે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપારૂીએ આમંત્રિતોનું સ્વાગત કર્યું હતું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

પરિષદના આરંભે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાનયાહુના વિડીયો સંદેશાનું પ્રસારણ કરવામાં આવ્યું હતું તેમણે ગુજરાત સાથેના ઇઝરાયેલના મજબૂત સંબંધોને યાદ કર્યા હતા અમેરિકાના વાણિજય સંગઠનના ચેરમેન જહોન ચેમ્લર્સે પ્રધાનમંત્રી શ્રી મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને તેમના નેતૃત્વમાં વ્ધુ આર્થિક વૃદ્ધિ કરશે તેવી આશા દર્શાવી છે

આ ઉપરાંત પેન્શન ફંડ મ્યુચ્યુઅલ ફંડ તથા આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણકારો સાથે ભોજન સમારોહનું પણ આયોજન થયું છે

આ તાલુકાઓમાં રાપર અને ખાવડા જેવા સરફ દી વિસ્તારો પણ આવરી લેવામાં આવ્યા છે

જનરલ ફોસ્પિટલમાં ભુજ ખાતેના પત્રકારો માટે ફેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે